ભીષણ વાવાઝોડું ફણી ઓડિશાના દરિયાકાંઠે સવારે ત્રાટકયા બાદ ભારે તારાજી વેરી રહ્યું હોવાના સમાચાર છે બસ્સો કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન વચ્ચે જોરદાર વરસાદ ઠેરઠેર પડી રહ્યો છે પૂરી ભુવનેશ્વર તથા જગતસિંહપુરમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઇ છે ગંજમ ખુર્દ તથા ગજપતિ જિલ્લામાં ગઇ મોડીરાતથી ભારે પવન ફૂંકાઇ રહ્યો છે હજારો ઝાડ તથા વીજળીના થાંભલા જમીનદોસ્ત થઇ ગયા છે તો પૂરી અને ભુવનેશ્વરમાં મોબાઇલ નેટવર્ક ઠપ્પ થઇ ગયું છે

ડી આર એફ

ભુવનેશ્વર તથા કોલકતા હવાઇમથક બંધ કરાયા છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે ઓડીશામાં મોડીસાંજે ચક્રવાત ફણીનું જોર ઘટવાની સંભાવના છે

મોરી ની ફરિયાદ બાદ કેશોદ પોલીસે ગ્રેડર ફેઝલ શબ્બીર નામના આરોપીની ધરપકડ કરી છે પોલીસ પૂછપરછ માં આરોપીએ હાંદલા અને માણેકવાડા ગામના શખ્સો પાસેથી તુવેરમાં ભેળસેળ કરવા માટે પચીસ હજાર રૂપિયા લીધા હોવાની કબૂલાત આપી હતી પોલીસે પચીસ હજાર રૂપિયા કબજે લઈ આગળની પ્રછપરછ શરૂ કરી છે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા લશ્કર તથા અર્ધલશ્કરી દળના ગણવેશ સાથે સામ્યતા ધરાવતા વસ્ત્રોના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અસામાજિક તત્વો તથા ત્રાસવાદીઓ દ્વારા ભૂતકાળમાં અનેક વખત ગણવેશધારી બની હુમલા કરાયા હોવાથી રાજકોટ પોલીસે લશ્કરી ગણવેશના વેચાણ તથા ઉપયોગ ઉપર મનાઇ ફરમાવી છે

ભવનાથ અને ગિરનાર અભયારણ્યનો વિકાસ કરતા પહેલા ત્યાં વસી રહેલા વન્યજીવોની સલામતી માટે પણ કાળજી રાખવા માટે હાઇ કોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગઢચિરોલીમાં શહીદ થયેલા જવાનોને વિરાંજલી અર્પણ કરતો કાર્યક્રમ યોજાઇ ગયો

વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલે નકસલવાદી ક્રત્યને વખોડી કાઢ્યું હતું અને શહીદના પરિવારો પ્રત્યે આખા દેશની સહાનુભૂતી હોવાનું કહ્યું હતું

સમૂહ લગ્નનું આયોજન ઠેરઠેર થયું હોવાથી તેના આયોજકો પાસેથી બાંયધરી લેવામાં આવી રહી છે કે તેઓ બાળલગ્ન થવા દેશે નહીં અને પ્રભૂતામાં પગલા પાડવા જઇ રહેલા નવદંપતિની વય કેટલી છે તેની ખરાઈ કરશે બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ હેઠળ જયાં બાળલગ્ન થાય ત્યાં તેમાં જોડાયેલા ગોર મહારાજ ડી

સંગીતવાળા મંડપવાળા સહિતના સામે મદદગારીના આરોપસર ફોજદારી કાર્યવાહી થઇ શકે છે

નાયબ કાર્યપાલક ઇજનેર એચ

રાઓલના જણાવ્યા પ્રમાણે પીવાના પાણીની કોઇ અછત નહીં સર્જાય

અમારા પ્રતિનિધિ જણાવે છે કે અમદાવાદ સુધી સાબરમતી નદીને જીવંત રાખવા માટે આઠ કરોડ લીટર પાણી દરરોજ ધરોઇ ડેમમાંથી છોડવામાં આવે છે

ચોમાસામાં જળસંચયની કામગીરી મોટા પાયે હાથ ધરતા ડોસવાળા ડેમમાં હવે પાણી ખુટતું નથી આ જળાશય આસપાસ આવેલા ચાર ગામ ખાંજર ખરસી કુમ્કુવા તથા ડોસવાળા માટે આ જળાશય વરદાનરૂપ સાબિત થતાં જળસંચય માટે અનેક ગામડાંને પ્રેરણા મળી છે

આ છાત્રાલયમાં ધોરણ નવથી બાર માટેના વિદ્યાર્થીને રહેવા તથા ભણવાની સગવડ વિનામૂલ્યે ઉપલબ્ધ હોય છે

પી

એટલે કે સોરાષ્ટ્ર પ્રિમીયર લીગ જેવી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાનો નિર્ણય લેવાયો છે

ટુર્નામેન્ટ જોવા માટે સ્ટેડિયમમાં આવનાર ક્રિકેટ ચાહકો માટે કોઇ પ્રવેશ ટિકિટ રખાઇ નથી

પી એલ માં કુલ પાંચ ટીમ ભાગ લેશે જેના નામ છે હાલાર હિરોઝ ગોહિલવાડ ગ્લેડિયેટર સોરઠ લાયન્સ કચ્છ વોરિયર્સ તથા ઝાલાવાડ રોયલ્સ મહેસાણાના વર્ધમાન વિદ્યાલયની ટીમ રાજ્યકક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધામાં વિજેતા બની છે અમદાવાદ ખાતે હમણાં યોજાઇ ગયેલી આઈ

જે વાત મહેસાણા જિલ્લાની અન્ય શાળા માટે પ્રેરણારૂપ બની છે